બ્રેટમાં સામાન્ય રીતે પાકિસ્તાનની સેનાના વિશેષ સૈનિકો અને આતંકવાદી સામેલ જોય છે

જયદીપ વૈશ્નવ ભાજપની કાર્યશાળ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના સાસદોને મંત્રી અથવા સાસંદ બન્યા બાદ પાયાના કાર્યકર તરીકે સક્રિય રહેવાનો અનુરોધ કર્યો છે દિલ્ફીમાં ભાજપના સાંસદો માટેની બે દિવસીય કાર્યશાળા અભ્યાસવર્ગનું ઉદ્દગાટન કરતા શ્રી મોદીએ આ મુજબ અનુરોધ કર્યો ફતો શ્રી મોદીએ દરેક સાંસદને ઉંમર ભૂલી જઈને હંમેશા વિધાર્થી બની રહેવાની શીખ આપી ફતી સંસદીય બાબતોના મંત્રી પ્રફલાદ જોશીએ જણાવ્યું ફતું કે ભાજપ કોઈ પરિવાર પ્રભાવ કારણે નહિ પણ તેના આદર્શો અને વિચારોની મદદ થી જ આજના સ્તરે પહોચી શક્યો છે ભાજપના કાર્યકારી અધ્યક્ષ જે

નડા મુખ્યમંત્રી અમિત શાફ અને અન્યોએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા જયદીપ વૈશ્નવ ખ્યમત્રી વન મહીત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પર્યાવરણના સંતુલન સાથે ગુજરાતને વિકાસનું રોલમોડેલ બનાવવા એક વ્યક્ત એક વૃક્ષ નો સંકલ્પ સાકાર કરવા અનુરોધ કર્યો છે

તેમણે જિલ્લા તાલુકા અને ગ્રામ કક્ષાએ વૃક્ષ વાવેતર ઉછેરની તંદુરસ્ત સ્પર્ધા માટે ફિમાયત કરી હતી

જયદીપ વૈશ્નવ રાજ્યમાં વરસાદ રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે અત્યાર સુધીમાં સરેરાશ બાવન ટકા જેટલો વરસાદ થયો છે છેલ્લાં ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નોંધનીય વરસાદ થયો છે

જેના ભાગરૂપે કચ્છમાં આજે વિવિધ તાલુકા મથકે તેમજ આરોગ્ય કેન્દ્રો તથા પેટા આરોગ્ય કેન્દ્રોમાં માતાઓને માર્ગદર્શન આપવામાં આવશે આજે સવારે નવ વાગ્યાથી યોજાનારા આ કાર્યક્રમમાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા તેમજ તમામ ધારાસભ્યો અલગ અલગ સ્થળે ફાજરી આપીને પ્રસંગોચિત વક્તવ્ય આપશે